પ્રાદેશિક સમાયાર નિકીતા શાહ વાંચે છે

મતદાન શાંતિ પૂર્ણ રહ્યું હતું અને કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો હતો

રાધનપુર અને બાયડની બેઠકો ઉપર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર અને તેમના સહયોગી ધવલસિંહ ઝાલા યૂંટણી લડી રહ્યા હોવાથી આ બેઠકો ઉપર બંને પક્ષો વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બન્યો હતો

જેમનું ભાવિ હવે ઈ વી એમ માં કેદ થઈ ગયાં છે

યૂંટણીપંચ અને જિલ્લા તંત્રી દ્વારા મતદાન માટેની તમામ તૈયારીઓ કરાઇ છે મુક્ત અને ન્યાયી અને શાંતિપૂર્ણ મતદાન માટે પૂરતો સુરક્ષા બંદોબસ્ત કરાયો છે નિકીતા નવીન મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ બુખારાના ગવર્નર ઓકટમ બારનોયેવ સાથે સ્માર્ટ સિટીઝ માહીતી ટેકનોલોજી ટેક્ષટાઇલ ફાર્માસ્યુટિકલ જેવા ક્ષેત્રમાં ગુજરાત ઉઝબેકિસ્તાન વચ્ચે સહયોગની ચર્ચા વિચારણા કરી હતી મુખ્યમંત્રીશ્રીએ બુખારાના ગર્વનર શ્રીયુત ઓકટમ બારનોથેવ સાથે મૂલાકાત બેઠક યોજીને સ્માર્ટ સિટીઝ ઇન્ફરમેશન ટેકનોલોજી અને આઇ

મુખ્યમંત્રીશ્રીએ બૂખારાના ગર્વનરશ્રીને ગુજરાતની મૂલાકાતે આવવાનું નિમંત્રણ પાઠવ્યું હતું તેમણે ગુજરાતમાં આ બધા જ ક્ષેત્રોમાં રહેલી તકીની સમગ્ર ઇકોસિસ્ટમની સંભાવનાઓ સાથે થોગ્ય ભાગીદારો મેળવવામાં ગુજરાતની મૂલાકાત ઉપયુકત બનશે એમ પણ બૂખારા ગર્વનર શ્રીને જણાવ્યું હતું મુખ્યમંત્રીશ્રીએ બુખારાના ગર્વનર ને વડનગરના પ્રાચીન તોરણની પ્રતિકૃતિ આ મૂલાકાતની સ્મૃતિ રૃપે અર્પણ કરી હતી મુખ્યમંત્રી બુખારામાં યોજાયેલ બિઝનેશ ફોરમમાં ગુજરાતના વિકાસ અને વિવિધ ક્ષેત્રોમાં રહેલી વૈશ્વિક રોકાણ સંભાવનાઓ અંગેની ભૂમિકા આપી હતી

અમારા પ્રતિનિધિ જણાવે છે કે સફારી પાર્કમાં તાપી જિલ્લાના વન વિભાગ દ્વારા જંગલમાં પડી ગયેલા નકામા લાકડામાંથી બનાવાયેલા પ્રાણીઓના સ્ટેચ્યુ મુકાશે લોકોને વન્ય જીવન અંગે માહિતી મળી રહે અને વન્ય પ્રાણીઓનું મહત્વ સમજાય તે હેતુથી આ સ્ટેચ્યુ બનાવાશે તાપી જિલ્લાના વનવિભાગના ડી સી એફ

ઘટનાની ગંભીરતાને ધ્યાનને લઇ સુરક્ષા એજન્સીઓ વધુ એલર્ટ થઇ છે પ્રાથમિક તપાસમાં બોટમાં માછીમારી કરવાના સાધનો સિવાય કોઇ શંકાસ્પદ વસ્તુ મળી નથી પ્રાથમિક અનુમાનમાં પકડાયેલા શખ્સો માછીમાર હોવાનું જણાયું છે

એસ એફ જવાનો દ્વારા સમગ્ર ક્રીક વિસ્તારમાં સઘન શોધ અભિયાન ચલાવાયું છે

એન વિરાણી રમત સંકુલના વિદ્યાર્થીઓએ ત્રણ સુવર્ણચંદ્રક સહીત સાત ચંદ્રકો જીતી લીધા છે

જયારે પુરૂષોની ડબલ્સમાં ક્ષિતીશ પુરોહિતે અને દિપસ સરવૈયાની જોડીએ અમદાવાદના અજય પટેલ અને નવીન દાતણીયાની જોડીને પરાજય આપી સુવર્ણચંદ્રક મેળવ્યો હતો

આ સ્પર્ધામાં સારૂ પ્રદર્શન કરનાર ખેલાડી રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે